વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સોસાયટી શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને ધાર્મિક વિધિ કરી શકાશે હોલિકા દહન દરમિયાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી આયોજકઓએ લેવાની રહેશે આ ઉપરાંત ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી તથા સામૂહિક કાર્યકર્મોને મંજૂરી આપવામાં આવશે નહીં વિશ્વ ક્ષય રોગ દિવસ આજે વિશ્વ ક્ષયરોગ નિવારણ દિવસ છે ક્ષયરોગ ટીબી થી આરોગ્ય સમાજ અને અર્થતંત્રને થતાં નુકસાન અંગે તથા આ વૈઘિક બિમારીના નિવારણ માટે લાકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી દર વર્ષે ચોવીસમી માર્ચને વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે

બી

આ અભિયાન હેઠળ સાડા ત્રણ લાખથી વધુ ઘરોનુ સર્વેક્ષણ કરાશે

બી

છોટાઉદેપુર જીલ્લાગના તમામ તાલુકામાં આશા બહેનો તથા આરોગ્યી કર્મચારીઓ ધ્વા રા દરેક ઘરની મુલાકાત લઇને સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મહેશ ચૌધરીએ આ મુજબ જણાવ્યું

બી દિવસ દિવસે ટીબી નાબુદી માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવને એક સાથે ત્રણ પુરસ્કાર મળશે

તેના અનુસંધાનમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના વહીવટદાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સંઘપ્રદેશ ટીબી મુક્ત કરવાની દિશામાં કામગીરી માટે ત્રણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે ટીબી નાબુદી માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટીબી વિભાગ દ્વારા બધા રાજ્યોમાંથી ટીબી નાબુદી સબંધી આવેદનો મંગાવવામાં આવ્યા હતા

સંઘપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ટીબી મામલે ઘણા નવા અને કારગર પગલાં લેવામાં આવ્યાં છે દૂધસાગર ડેરી મહેસાણાની દ્રધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા દ્રધ ઉત્પાદકો માટે હિતલક્ષી નિર્ણય લેવાયો છે

રસીકરણ પંચમહાલ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે જિલ્લા પંચાયત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેથી અફવાઓથી દુર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ જિલ્લાના તમામ નાગરિકોને ફરજ છે